રેલ્વે મંત્લાય દ્રારા પહેલી મે થી શરૂ કરવામાં આવેલી શ્રમિક દ્રેન દ્વારા જુદા જુદા રાજયોના ફસાયેલા આશરે બે લાખ શ્રમિકોને પરત મોકલવામાં આવ્યા છે

ખાસ શ્રમિક દ્રેન શરૂ થવાથી ગુજરાત થી સૌથી વધુ પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે

કોરોનાને લીધે લોકડાઉન જાહેર થતા આ ભારતીયો વિવિધ દેશોમાં અટવાયા છે

દરમ્યાન માલદીવમાં અટવાયેલા ભારતીયોને ભારત લાવવા માટે નૌકાદળનું આઈએનએસ જલાશ્વ જ્હાજ માલદીવના પાટનગર ખાતે પહોંચ્યુ છે શીતલ વૈશ્નવ ભુ જ યુ વતી કોરોના પોઝીટીવ કચ્છ જિલ્લામાં કોરોનાના કેસોમાં ગઈકાલે મું બઈથી આવેલી એક તબીબ યુ વતીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં કચ્છના લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે

જે પોઝીટીવ આવ્યો હોવાની જાણ વહીવટીતંત્રને કરવામાં આવતા આ યુ વતીને વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે

તેવી માહિતી ડીડીઓ પ્રભવ જોશી દ્રારા આપવામાં આવી હતી

ત્યારે તેવા માર્ગોના ચેકીંગ માટે ગઈકાલે પુર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડ આડેસર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે કચ્છના રણમાં આવેલા મેડક બેટ પાસે બહાર થી આવતી બે કાર જોવા મળી હતી રણમાં નીકળેલી આ કારને અટકાવી તપાસ કરતા તેમાં પંદર વ્યક્તિ કોઈપણ પુર્વ મંજુરી વિના ગેરકાયદેસર કચ્છ જીલ્લામાં પ્રવેશ કરી રહ્યા હતા આથી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ અધિક્ષકે આડેસર પોલીસને સુ યના તેમની આપી હતી શીતલ વૈશ્નવ ઔધૌગિક એકમો નોવેલ કોરોના વાયરસ અંતર્ગત કેન્દ્ર સરકારના ગૃ હ વિભાગના હુકમથી તમામ પ્રકારના ઐૌધોગિક એકમોને એનેક્ષર ા ની તમામ શરતો પાલન કરવાની શરતે પરવાનગી આપવાનું નકકી કરવામાં આવેલ છે જે અંતર્ગત કચ્છ જિલ્લામાં આવતાં